આજનો દિવસ મહિલાઓના સાંસ્ક્રતિક રાજકીય આર્થિક અને સામાજીક ઉપલબ્ધિઓની અને અસાધારણ મહિલાઓની હિંમત અને દ્રઢ સંકલ્પની ઉજવણીનો અવસર છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની તમામ મહિલા નો શુભકામનાઓ પાઠવી છે અને આજના દિવસને મહિલાઓના સન્માન સુરક્ષા અને સશક્તિકરણને સમર્પિત કરવા કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના અદમ્ય સાહસને નમન કર્યા છે તેમના સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવાની દિશામાં કામ કરવું તે તેમની સરકાર માટે સન્માનનો વિષય છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને નમન કરતાં જણાવ્યું કે નારી શક્તિ સાહસ શૌર્ય અને સમપર્ણનું પ્રતિક છે આજે મહિલા દિવસ નિમિત્તે કેન્દ્ર દ્વારા સંરક્ષિત સ્મારકો પર મહિલાઓને વિનામુલ્યે પ્રવેશ અપાશે

ત્યારે વ્હાલી દિકરી અંતર્ગત હુકમ સ્વીકારતાં સવા વર્ષની હર્ષવીબાના માતા પિતાએ હર્ષની લાગણી અનુભવી હતી તેમણે જણાવ્યું હતું કે આ યોજના માટે આંગણવાડી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે તેની જાણકારી અમને ત્યાંથી જ મળી અને ફોર્મ લેવાની ભરાવવાની વગેરે તમામ પ્રક્રિયા સરળ કરી આપવામાં આવી યોજના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ ખુબજ સારી યોજના છે દિકરીને ભણતી કરવા તેમજ પગભર બનાવવા માટેનો સરકારનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે

જે અંતર્ગત કચ્છ જીલ્લાની ભુજ લખપત અને મુન્દ્રા ખાતે નારી શક્તિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ વિષે વધુ વિગતો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત ઉપાધ્યક્ષ ખેતશી ગજરાએ આપી હતી

તેના લીધે તેમને ગણના અગ્રણી રાષ્ટ્ર નિર્માણ કરનાર અગ્રણીઓમાં થાય છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેમના સંદેશમાં સ્વામીજીએ કરેલા સમાજ સુધારાઓની પ્રંશસા કરતા કહ્યું હતું કે તેમણે મહિલાઓના સશક્તિકરણ બાળ વિવાહ નાબૂદી માટે અને અસ્પૃશ્યતા નિવારણ માટે અસાધારણ કામગીરી કરી હતી